પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

ઇમરાન ખેડાવાલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા અન્ય બે ધારાસભ્યો ઘરે ક્વોરન્ટાઇન થયા દેશનું સૌથી મોટું કોરોના કેર સેન્ટર અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું

ગેસ સિલિન્ડર વિનામૂલ્યે અપાશે

આ જાહેરાત અનુસાર લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તે માટે કેટલીક નિયંત્રિત પરવાનગીઓ આપવામાં આવી છે

તેમાં માલવાહક ટ્રકો અને અન્ય વાહનોને બે ચાલક અને એક મદદનીશ સાથે આપવા જવાની છૂટ આપવામાં આવશે આ ઉપરાંત વીજળી રીપેરીંગ આવકવેરા રીટર્ન ભરવામાં મદદ કરનારા પ્લમ્બર મોટર મિકેનીક સુથારીકામ વગેરે જેવા સ્વરોજગારની પ્રવૃત્તિ કરનારા લોકોને છૂટ આપવામાં આવશે આ લોકો કન્ટેન્ટમેન્ટ વિસ્તારથી બહારના તમામ વિસ્તારોમાં સેવા આપી શકશે જે જે બાંધકામના સ્થળોએ મજુરો હાજર હોય અને બહારથી મજુરો બોલાવાની જરૂર નહોય તેવા સ્થળોએ બાંધકામ પ્રવૃત્તિની પણ છૂટ અપાશે મનરેગા કામો માટે સામાજિક અંતર જાળવી રાખીને માસ્ક પહેરવાના નિયમનું યુસ્તપાલન કરવાની સૂચના સાથે છૂટછાટ આપવામાં આવશે આ ઉપરાંત માલ પરિવહન માટે દરિયાઈ બંદરો અને કેન્ટેન્ટ ડીપો ઉપર પણ કામ શરૂ કરવામાં આવશે તેની સાથે સાથે સંદેશા વ્યવહાર માલ વિતરણ માહિતી અને પ્રસારણ કેબલ સેવા વગેરે સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમો પણ કાર્યરત થઈ જશે

તે ઉપરાંત તબીબી અને આકસ્મિક સેવા આપનારા કર્મચારીઓ માટે હોટેલ અન્ય આવાસો લોજ અને મોટેલ પણ કામ કરતા રહેશે જે વિસ્તારો કોરોનાથી પ્રભાવિત નથી કે જ્યાં જવાની મનાઈ નથી તેવા વિસ્તારોમાંની સરકારી સ્વાયત્ત કે સહ્યોગી તમામ કચરીઓ પણ સંપૂર્ણપણે કામ કરશે પોલીસ હોમગાર્ડ સિવિલ ડિફેન્સ અઝ્નિશમન વિભાગ તત્કાલ સેવાઓ આફત વ્યવસ્થાપન જેલ અને નગર નિગમ સેવાઓ પણ પૂર્વવત કામ કરવા લાગશે જોકે તમામ કાર્યસ્થળે સામાજિક અંતર અને માસ્ક પહેરવા જેવા નિયમોનું યુસ્તપાલન કરવાનું રહેશે લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ

પટેલ અને ડૉ અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ સંદર્ભમાં જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે મુખ્યમંત્રી હાલ તેમના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે આવતા એક અઠવાડિયા સુધી તેમના નિવાસસ્થાને મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને પગલે આ વિસ્તારોની પરિસ્થિતીની ગહન ચર્ચા અને તકેદારી રૂપે કરફયુ જાહેર કરવાની સમગ્ર બાબતોના પરામર્શ માટે આ બેઠક થોજવામાં આવી હતી મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે આ બેઠકમાં હાજર રહેલા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને તાવ અને શરદીના લક્ષણો જણાતાં તબીબી પરિક્ષણ કરાવેલું જેનો રિપોર્ટ આવવાનો બાકી હતો આ દરમ્યાન તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બેઠક બાદ મંગળવારે સાંજે શ્રી ખેડાવાલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આજે આરોગ્ય પરિક્ષણ કરવામાં આવ્યું હતું

આ સેન્ટર ગુજરાત યુનિવર્સિટીના સમરસ છાત્રાલય ખાતે ઊભું કરાયું છે અમદાવાદની સરકારી હોસ્પિટલો પર દર્દીઓના વધતા ભારણને હળવું કરવા માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

સમગ્ર વિસ્તાર કોર ડન કરવાની કામગીરી સત્વરે અને યુસ્ત પણે શરૂ કરવામાં આવી લોકોને ગભરાયા વિના ઘર માં રહેવા સૂચના આપવામાં આવી બોટાદ જિલ્લામાં આ પ્રથમ કેસ છે

ઉલ્લેખનીય છે તાપી જીલ્લામાં અત્યારસુધી એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

આ ઉપરાંત સારવાર લઈ રહેલા એક મહિલા દર્દીનું મોત નીપજ્યું છે વધુ વિગતો અમારા સુરતના પ્રતિનિધિ પાસેથી મેળવીએ

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા હાલ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે

મોટી પરબડી ગામ ના ખેડૂતપુત્ર કિશોર વાગડીયાએ કોરોના વાયરસ સામે રક્ષણ આપતું મશીન સ્વખર્ચે તૈયાર કરી ધોરાજી ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ને અર્પણ કર્યું છે નાયબ કલેક્ટર જી

મીયાણીએ નિસ્વાર્થ સેવાને બિરદાવી હતી

જેના કારણે લોકોના કામધંધા બંધ છે આ હાલતમાં લોકોને તકલીફ ન પડે તે માટે સરકાર વિવિધ યોજના થકી લોકોને સહાય આપી રહી છે જેનાથી લોકોને રાહત થઈ છે

સરકાર દ્વારા ઉજ્જવલા યોજના હેઠળની લાભાર્થી મહિલાઓને આવતા ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે

નર્મદા જિલ્લામા લોંકડાઉનમાં લોકોને સહાયરૂપ થવા અનાજ અને શાકભાજીનું વિતરણ શરૂ કરાયું છે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્ફ્રલ ઑફ ફાર્મસીના અધ્યાપકો દ્વારા વલ્ડે હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડ લાઈન મુજબ સેનિટાઈઝર બનાવવામાં આવ્યું છે

રાજપીપળાની જેલમાં સજા ભોગવતા કેદીઓને મળવા માગતા સગા સંબંધીઓને હાલ ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હવે હાલ જેલમાં સજા ભોગવતા કેદીઓના સગા સંબંધી માટે પહેલી વાર મુલાકાત ની વ્યવસ્થા ગોઠવાઈ છે આ બાબતે જેલ અધિકારી એમ

વલસાડમાં ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રીટીક્લ કેર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેન્ટિલેટર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરેલું છે

ભાવનગરમાં આવેલ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આગમાં ફાટી નીકળેલ અલંગ શિપયાર્ડમાં આવેલ મહાલક્ષ્મી ફર્નિચર નામના પ્લોટ નં

ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આગની ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા

તેમણે જણાવ્યું કે બજાર ચાલુ રહેવાથી લોકો મોટી સંખ્યામાં આવે અને સોશિયલ ડીસ્ટંસીંગનું પાલન કરવું અઘરૂ બને છે મસાલાની અછત ન થાય તે માટે ઉંઝા નજીકના પ્રોસેસિંગ યુનિટ ચાલુ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે